બી એસ ઈ

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત રાખી છે

આ સાથે ભાણવડ માંડવી જામજોધપુર મુંદ્રામાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

રણજીત સાગર અને સસોઈડેમ ઓવરફલો થતા પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામ એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્વ્યું કરી બે વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું

ખાસ કરીને જામનગરમાં નીયાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે

ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ચેકડેમ અન્ય જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે ખાંભા તાલુકાના પીપળવા નજીક આવેલો મોભનેશ ડેમના ગઇકાલે છલકાઈ ગયો હતો હેઠવાસના ગામો માટે આ ડેમ જીવાદોરી સમાન છે ખાંભાના કંટાળા નજીક માલણ નદીમાં ભારે પૂર આવ્યું હતું

વરસાદની સ્થિતિના પગલે રાજ્યમાં એન

ની નવ ટીમો તૈનાત કરાય છે રાજ્યના સુરત નવસારી વલસાડ દ્વારકા પોરબંદર રાજકોટ ગીર સોમનાથ જામનગર અને ભુજ ખાતે એન ડી આર એફ ની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના પોરબંદર જામનગર દ્વારકા સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે

માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું કે મુળ સંદર્ભને યોગ્ય રીતે રાખીને અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાનો નિર્ણય કરાયો છે

આ અંગે તમામ શિક્ષણવિદો પાસેથી અભ્યાસક્રમ ઘટાડવા અંગે સુચનો મંગાવવામાં આવ્યા હતા

પાટણ ભાવનગર છોટા ઉદ્દેપુર જિલ્લાઓમાં ગઇકાલે નોંધાયેલા કુલ કેસોની સરખામણીમાં વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે

અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાઈ રહેલા પલાની સમીક્ષા માટે ગઇકાલે મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યા છે

લક્ષણો ન ધરાવતા દર્દીઓને ઘરમાં જ તબીબી સુવિધા મળી રહે તે માટે શરૂ કરાયેલી આ સુવિધા અંતર્ગત વાન દર્દીના ઘેર જઇ તાવ પલ્સ બીપી ઓક્સિજન લેવલ વગેરેની તપાસ કરશે તથા દવાઓ આપશે

કમિશનર ડો

કોશિયા એ જણાવ્યું છે કે આ દવાઓ મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ હોવાના કારણે આઈસીએમઆરના જણાવ્યા મુજબ તેનો ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા દર્દીઓને તેનો લાભ મળે તે ઇચ્છનીય છે

શ્રી માંડવીયાએ સો વરસથી વધુ જુના લાઇટ હાઉસને ઓળખી કાઢી તેને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અધિકારીઓને સૂચન આપ્યા હતા તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિયાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી ગુજરાત હાઇકોર્ટના છ કર્મચારી અને પોલીસ કોન્સ્ટેબલનો કોરોના વાયરસનો રિપોર્ટર પોઝિટિવ આવતા હાઇકોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે

જ્યારે આજે હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત આખા કેમ્પસને સેનેટાઇઝ કરાશે

ગઇકાલે ઓનલાઈન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ડ્રો કરીને અરજદારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી

વધુમાં તેમણે જણાવ્યું છે

અમદાવાદ હાવડા સ્પેશિયલ હવે દર અઠવાડિયે એક જ વાર ચાલશે